પી એલ

ગુરુવારે વિવિધ વિડીયો કોન્ફરન્સ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રસીકરણ મહોત્સવનું આયોજન કરવા અપીલ કરી હતી જેથી આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં લોકોને રસી આપી શકાય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને અપીલ કરી છે કે તેઓ આવતીકાલે રાજ્યમાં રસીકરણ અભિયાન ઉત્સવમાં ભાગ લે અને કોવિડ માર્ગદર્શિકાનું કડક પાલન કરે

આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતયીતમાં શ્રી તોમારે કહ્યું કે સરકાર દિલ્ફીની સરહદ નજીક વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે ચર્ચા માટે હંમેશા તૈયાર છે તેમણે કહ્યું કે ઘણા ખેડૂત સંગઠનો અર્થશાસ્ત્રીઓ અને વિવિધ ક્ષેત્રના લોકો નવી કૃષિધારાને ટેકો આપી રહ્યા છે પરંતુ કેટલાક તેનો વિરોધ કરી રહ્યા છે

શ્રી તોમરે કહ્યું કે સરકાર ત્રણ નવા કૃષિધારા અંગેની શંકાઓને દૂર કરવા માટે તૈયાર છે

મતદાન સાંજે સાડા છ વાગે પૂરું થયું હોવાથી અને ત્યાં સુધીમાં મતદાન મથકે આવી ગયેલાં તમામ મતદારોને મતદાન કરવા દેવામાં આવવાનું હોવાથી મતદાનની ટકાવારીને આંક વધવાની આશા છે

પંચે કહ્યું છે કે આ નિર્ણય વિશેષ નિરીક્ષકને મળેલા વચગાળાના અહેવાલના આધારે લેવામાં આવ્યો છે પંચે વિશેષ નિરીક્ષક અને મુખ્ય યૂંટણી અધિકારી પાસેથી સાંજના પાંચ વાગ્યા સુધી વિગતવાર અહેવાલ માંગ્યો છે

જલ શક્તિ મંત્રાલયે કહ્યું કે સિક્કિમ અને ત્રિપુરાએ આજે પેયજળ અને સ્વચ્છતા વિભાગના સચિવની અધ્યક્ષતાવાળી સમિતિ સમક્ષ ગ્રામીણ ઘરોમાં નળ દ્વારા પીવાનાં પાણીના જોડાણ પૂરા પાડવા માટેની તેમની વાર્ષિક યોજનાઓ રજૂ કરી

કેટલાંક અગ્રણીઓ જાહેરમાં માસ્ક પહેરતા નથી અને રાજકીય નેતાઓના સ્ટેજ ઉપર બે વ્યક્તિઓ વચ્ચે યોગ્ય અંતર જળવાતું નથી તે બાબતને ચૂંટણી પંચે ગંભીર નોંધ લઈને બધા જ રાષ્ટ્રીય અને રાજ્યના પક્ષોને લખેલા પત્રમાં ચૂંટણી પંચે આવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે તેમણે કહ્યું છે કે જાહેર સ્થળોએ માસ્ક નહીં પહેરવાથી વ્યક્તિ પોતાને અને અન્ય લોકોના આરોગ્યને જોખમમાં મુકે છે કોવિડને લગતી માર્ગદર્શિકાઓને દોહરાવીને યૂંટણી પંચે આ માર્ગદર્શિકાનું યુસ્ત રીતે પાલન કરવામાં રાજકીય પક્ષોનો સહકાર માગ્યો છે

સંબંધિત જિલ્લા વહીવટીતંત્રોએ આ અંગેના આદેશો જાહેર કર્યા છે આ પહેલાં રાયપુર તથા દુર્ગ જિલ્લાઓમાં લોકડાઉન લાગુ કરાયું છે અમારા સંવાદદાતા જણાવે છે કે હવે છત્તીસગઢ રેલવે તથા વિમાન દ્વારા આવનારા બધા જ મુસાફરોને આર

ટેસ્ટ ફરજિયાત કરાવવા પડશે રાયપુર જિલ્લા વહીવટીતંત્રે પાટનગર રાયપુરમાં આવેલા ઇનડોર સ્ટેડિયમને કામચલાઉ ધોરણે કોવિડ સારવાર કેન્દ્રમાં ફેરવવાનો નિર્ણય લીધો છે

પૂણેમાં કોરોના અંગેની સમીક્ષા બેઠક બાદ મંત્રી પ્રકાશ જાવડેકરે મીડિયાને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રને વેન્ટિલેટર સિવાય પડોશી રાજ્યોમાંથી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ઉપલબ્ધ કરવવાની સૂચના આપવામાં આવી છે શ્રી જાવડેકરે ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં પુણેમાં કોરોનાની સ્થિતિને અંકુશમાં લેવા માટે તબીબી અને અન્ય કર્મચારીઓને મોકલવામાં આવશે અને રાષ્ટ્રીય આરોગ્ય યોજના દ્વારા જરૂરી ભંડોળ પણ આપવામાં આવશે

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બાકીના પંદર લાખ રસીના યોગ્ય વિતરણમાં કોઈ મુશ્કેલી નહીં આવે

હર્ષવર્ધને કહ્યું છે કે આધુનિક તબીબી પ્રણાલીઓ સાથે હોમિયોપેથી પણ દેશની આરોગ્ય સંભાળની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે આજે નવી દિલ્ફીમાં હોમિયોપેથી પરના એક સંમેલનને સંબોધતાં મંત્રી ડો હર્ષ વર્ધને કહ્યું કે કોવિડના સારવાર કેન્દ્રોમાં આયુષ પ્રણાલીની દવાઓનો ઉપયોગથી સારા પરિણામો પણ જોવા મળ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આયુષ મંત્રાલય દ્વારા હોમિયોપેથીના સ્થાપક ડૉ સેમ્યુઅલ હૈનિમેનની જન્મજયંતિ નિમિત્ત બે દિવસીય સંમેલન યોજવામાં આવી રહ્યું છે

પી એલ ટ્વેન્ટી ટ્વેન્ટી સ્પર્ધામાં આજે ચેન્નાઈ સુપર કિંઝ અને દિલ્ફી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે મુંબઈનાં વાનખેડે સ્ટેડીયમ પર થોડી વાર પહેલાં શરૂ થયેલી આ મેયમાં દિલ્હી કેપિટલ્સનાં સુકાની ઋષભ પંત એ ટોસ જીતીને પહેલાં બેંટીગ કરવાનું પસંદ કર્યું હતું છેલ્લાં સમાચાર મબ્યા ત્યારે સી એસ કે

આજની મેચમાં દિલ્ફીનો યુવાન સુકાની ઋષભ પંત પહેલીવાર ટીમનું નેતૃત્વ કરી રહ્યો હોવાથી તે તેનાં ગુરુ અને સી

નાં સુકાની મહેન્દ્રસિંહ ધોની સામે કેવો દેખાવ કરે છે તેના પર ક્રિકેટ રસિયાઓની નજર છે